શહેરી વિસ્તારોમાં પણ લોકો ઘરોઘર જઈ નુતન વર્ષની શુભેચ્છા આપે છે વિવિધ રાજકીય પક્ષો સામાજીક સંસ્થાઓ વેપારી સંગઠનો દ્વારા નુતનવર્ષ સ્નેહમિલનો યોજાયા છે નુતન વર્ષની ઉજવણીમાં વિવિધતા જોવા મળે છે પોસ્ટકાર્ડ અને શુભેચ્છા કાર્ડનુ સ્થાન હવે ઈ મેલ અને એસ એમ એસે લઈ લીધુ છે

આજે દેવમંદિરોમાં અન્ન્કટ મહોત્સવ ઉજવવામાં આવે છે

નુતન વર્ષનો આરંભ એકમની ક્ષયતીથી સાથે થયો છે જયારે આવતીકાલે ભાઈબીજ પર્વ ઉજવાશે

દિવાળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જમ્મુ કાશ્મીરના રાજૌરી જીલ્લામાં નિયંત્રણ રેખા એલઓસી પર ફરજ બજાવતા સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી સેનાના જવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ જવાનોની ઉત્કૃષ્ટ સેવાઓ માટે દેશના લોકો વતી આભાર પ્રગટ કર્યો હતો ઘણા ટ્વીટ સંદેશાઓમમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે જવાનોની ચપળતાને બફાદુરીને કારણે દેશ સુરક્ષિત છે તેમણે કહ્યુ કે આ બફાદુર જવાનો સાથે વાતચીત કરવાનો પ્રસંગ ફંમેશા માટે પ્રશ્નતા આપે છે શ્રી મોદીએ સૈનિકોના કલ્યાણ માટે સરકાર દ્રારા લેવાઈ રહેલા પગલા વિશે પણ ચર્ચા કરી પ્રધાનમંત્રીએ પઠાણ કોટ ફવાઈ દળ મથક પર પણ ફવાઈ દળના કર્મચારીઓ તથા જવાનો સાથે વાતચીત કરી હતી

એ એસ અધિકારીઓની તાલીમ શિબિરનો આજથી કેવડીયા કોલોની ખાતે પ્રારંભ થશે ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા વર્લ્ડ બેંકના પ્રસિડન્ટ મી ડેવિડ માલપાસ સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જેમને આવકાર્યા હતા

વાવાઝોડ આગામી પાંચ દિવસમાં ઓમાન તરફ આગળ વધશે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ વર્તાવા લાગી છે સમગ્ર ગુજરાતમાં ગઈકાલે વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યુ હતું ઠેકઠેકાણે પડેલા માવઠાને પગલે ખેડુતોને ભારે નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે

માછીમારોને આવતા મંગળવાર સુધી પુર્વ મધ્ય અરેબિયન સમુદ્રમાં તથા મંગળવારથી શુકવાર સુધુ પશ્ચિમ મધ્ય અરેબીયન સમુદ્રમાં ન જવા સુચના આપવામાં આવી છે

જો કેતંત્ર દ્રારા સમયસરના પુરતા પગલા લેવાતા આગ કાબુમાં આવી જતા વધુ નુકશાન થતું અટક્યુ હતું